જેની આજે મોરવા હડફ સરકારી કોલેજ ખાતે કોવિડ ગાઇડ લાઇનની સાથે મતગણતરી યોજાઈ હતી જેમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર વિજય બન્યા છે

ઉલ્લેખનીય છે કે મોરવા હડફ બેઠકનાં ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું અવસાન થતાં આ બેઠક ઉપર ફરીથી પેટાયૂંટણી યોજાઈ હતી

પ્રારંભ સાથે મહેસાણા જિલ્લામાં પ્રથમ દિવસે લોકોમાં વેકસિન માટે ખૂબ ઉત્સાહ જોવા મબ્યો હતો

જે અંતર્ગત ગ્રામ પંચાયતના સભ્યો સંબંધિત વિસ્તારના તાલુકા સદસ્યો આંગણવાડી કાર્યકર આશાવર્કર શાળાના આચાર્ય સાથેની ગ્રામ ટાસ્ક ફોર્સ કમિટિ ની રચના કરી ગ્રામજનોને જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ

તેમજ નવી એમ્બ્યુલન્સ પણ દર્દીઓની સેવામાં આપવામાં આવી છે

વિજાપુર ખાતે કોઇ પોલીસ સંક્રમીત થયા હોય તેમને તાત્કાલિક સારવાર માટે આ આઈસોલેશન રૂમ આર્શીવાદરૂપ બની રહેશે

જેને જિલ્લાની હોસ્પિટલ નડિયાદની મુખ્ય સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લા આરોગ્ય કેન્દ્રોમાં જરૂરિયાત મુજબ પહોંચાડવામાં આવશે તેમ ખેડા વિભાગના તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાહુલ પટેલે જણાવ્યુ છે

માલપુરની એક પણ ખાનગી કે સરકારી હોસ્પીટલમાં ઓક્સીજનની વ્યવસ્થા નહીં હોવાની ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે બાયડ માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તાત્કાલિક ધોરણે રૂપિયા એક લાખ પયાસ હજારની કિમતના ઓક્સિજન બોટલની વ્યવસ્થા માલપુર કોવિડ સેન્ટરમાં કરી છે અને તેમણે જરૂર પડ્યે માલપુર તાલુકાની પ્રજા માટે વધુ ઓક્સિજન બોટલની વ્યવસ્થા કરવાની પણ ખાતરી આપી છે

અને આગામી પ તારીખ સુધી આ સંસ્થા દ્વારા આ પાર્સલ વ્યવસ્થા શરૂ રાખવામાં આવશે